મન કી બાત આકાશવાણીના અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પરથી પ્રસારિત કરવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય આકાશવાણી અને ડીડી ન્યૂઝની યુ ટ્યુબ ચેનલો પરથી પણ પ્રસારિત કરવામાં આવશે

ત્રણ માસ ચાલનારા રણીત્સવ અંગે ગઇકાલે ભુ જમાં મળેલી બેઠકમાં આથોજન વિચારાયું હતું આ બેઠકમાં સરકારી કર્મચારીઓનું ફરજ સોંપણી સામાન્ય જનતાને પ્રવાસન વિવિધ કાયદો વ્યવસ્થા વાહન પાર્કિંગ વિગેરે અંગે ચર્યા થઇ હતી કલેક્ટર રેમ્યા મોહને ચેક પોસ્ટ પર પરમીટ ફી અંગે ગેરેરીતિ નહી ચલાવાય તેવી તાકિદ કરી હતી ચંદ્રવદન પટણી સાંસદની રજૂઆત દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની મુ લાકાતે આવેલ કેન્દ્રના જ્યાજી વિભાગનાં સચિવ ગોપાલ ક્રષ્ણન સમક્ષ કચ્છનાં સંસદ સભ્ય વિનોદ ચાવડાએ ગાંધીધામ કંડલા સંકુલને લગતાં વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ મંડળ સાથે તેમણે લીઝ હોલ્ડમાંથી ફી હોલ્ડની ધીમી પ્રક્રિયાની અડચણો દુર કરવા માંગણી કરી

જયંત ખત્રી સાહિત્ય સભા સંસ્કૃતિ દ્વારા ગુ જરાત સાહિત્યમાં વિશેષ પ્રદાન બદલ ડૉ જયંત ખત્રી બકુલેશ એવોર્ડ જાણીતા સાહિત્યકાર ઇશ્વર પરમારને એનાયત થયો હતો જ્યારે કચ્છી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન બદલ ડૉ

મનુભાઇ પાંધી એવોર્ડથી સન્માનિત કરાયા હતા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને કવિ નર્મદની જન્મજયંતિના દિને યોજાયેલ સમારોહને સંબોધતા જાણીતા સાહિત્ય સર્જક વર્ષા અડાલજાએ વૈશ્વિક સાહિત્યમાં દરિયાઇ કથાઓને ગુજરાત ગૌરવરૂપ ગણાવ્યું હતું

તેથી પશુ ધન તકલીફ ભોગવે છે